પરંતુ ઈરાને અણુ પ્રયોગ અને ત્રાસવાદ છોડવા પડશે

વી

સરકારે જણાવ્યું છે કે આ ગ્રીડ દ્રારા ગ્રાહકોને કુદરતી ગેસનો વિશ્વસનીય અને અવિરત પુરવઠો મળે તે સુનિશ્વિત થશે

સરકાર દ્રારા પાઈપલાઈન પોજેક્ટ માટે અપાયેલું આ બીજુ ભંડોળ છે

આર્થિક બાબતોની સમિતિએ મીનરલ્સ અને મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમ અને ભારત હેવી ઇલેક્ટ્રીક્લ લીમીટેડમાંથી પણ જાહેર મૂડી રોકાણ પાછું ખેચવાની મંજુરી આપી છે

તેમની સાથે શાંતિ જાળવવા અમેરિકા તૈયાર છે તેમણે કહ્યું કે ઈરાન તેનું વર્તન બદલશે નહીં ત્યાં સુધી અમેરિકા તેની પર વધારાના નાણાકીય અને આર્થિક પ્રતિબંધો લાદશે તેમણે ઉમેર્યું કે ઈરાને તેની પરમાણું મહત્વકાંક્ષા છોડવી પડશે અને આતંકવાદે સમર્થન આપવાનું બંધ કરવું પડશે વ્હાઈટ હાઉસ ખાતેથી ટીવી દ્રારા સંબોધન કરતા તેમણે કહ્યું કે ઈરાક ખાતેના અમેરિકી બેઝ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનનું વલણ નરમ બન્યું છે તેમણે કહ્યું કે સૌ માટે આ સારી બાબત છે તેમણે કહ્યું તે ગઈકાલના હુમલામાં અમેરિકા કે ઈરાક તરફ કોઈ જાનહાની થઈ નથી શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે મોટી લશ્કરી સેના અને સાધનો છે એનો મતલબ એવો નથી કે અમેરિકાએ તેનો ઉપયોગ કરવો જોઈએ બીજી તરફ ઈરાનના પ્રમુખ સબ ખેમાનીએ મિસાઈલ હ્મલાને નાની શરૂઆત માત્ર ગણાવી અમેરિકાને આ વિસ્તારમાંથી ખસી જવા જણાવ્યું છે ઈરાને કહ્યું કે ગત અઠવાડિયે ઈરાનમાં સુલેમાનીની કરાયેલી હત્યાના પ્રત્યાઘાત રૂપે આ હુમલો કર્યો છે

ઝડપી ન્યાય આપવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અંગેની કેન્દ્ર સરકારની શૂન્

ભારત સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રાલયને આ કરાર માટે સત્તાવર સંસ્થા તરીકે નિમણૂક કરાઈ છે

જેમાં સાક્ષીઓના નિવેદન તેમજ જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે

ગઈકાલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રજોગ સંદેશ બાદ આ વિસ્ફોટ થયા છે

વી સિંધુ સાયના નહેવાલ એય એસ